શોધ ખોળ દરમિયાન આ સરળતા હાથ લાગી છે

તે દરમિથાન આ પેકેટ મળી આવ્યું છે અલબત તેમાં કઈ દવા છે અને આંતરરાષ્ટ્રીય માર્કેટ અનુસાર તેની કેટલી કિંમત થાય છે તે હજું હવે ખુંલશે

જો કે કોસ્ટગાર્ડને જોઇને બોટમાં રહેલા ડ્રગ્સ કેરિયર્સએ ડ્રગ્સના કેટલાક પેકેટ દરિયામાં ઠાલવી દીધા હતા આ જથ્થા પૈકીના પયાસ કરોડથી વધુના ડ્રગ્સના પેકેટ જખો થી લઇ અબડાસાના દરિયાકાંઠે થોડાક દિવસો બાદ છુટક છુટક મબ્યાં હતા

કર્મયોગીઓ સરકારના હાથ પગ છે તેમ જણાવી મન કર્મ વચનથી સમર્પિત થઇ કામ કરવા અનુરોધ કર્યો હતો

પ્રશ્રિમએ દક્ષિણ ભારતના દરિયાઈ માર્ગને ઉજાગર કરી સ્થાનિક ભાષા અને ભૂગોળના અભ્યાસને ઉજાગર કરવાના હેતુથી યોજાનાર આ સાહસિક સફરની ફોટોગ્રાફી અને વિડીયો સંકલન ડીઝીટલ માધ્યમથી પ્રકાશિત કરશે તેવું આયોજકોએ જણાવ્યું હતું

ગ્રામ પંચાયત વેપારી મંડળ અને અદાણી ફાઉન્ડેશનનાં સ્વચ્છતા તેમજ સિંગલયુઝ પ્લાસ્ટીક વપરાશનો સદંતર ત્યાગ કરવાનાં ઝુંબેશના ભાગરૂપે પ્લાસ્ટિક નહિવાપરવાનો મારું ઝરપરા સ્વચ્છ ઝરપરા કાર્યક્રમમાં સંકલ્પ કર્યો હતો

જનરલ હોસ્પિટલમાં ડાબી બીજુએ હાથ અનેપગનો લકવો અસહ્ય અને સતત ઉલ્ટી માથાની સખ્ત દુ ખાવો તથા મગજમાં કેન્સરનીગાંઠ સાથે નાજક હોલતમાં આવેલા કેન્સરગ્રસ્ત દર્દી ઉપર અત્રેના ન્યુરોસર્જને સફળતાપૂર્વકમગજના કેન્સરનું ઓપરેશન કરી એ ગાંઠ દુર કરીદેતા દર્દીને નવજીવન મળ્યાનો અહેસાસ થયો હતો માંડવી તાલુકાના દેવપરગઢશીશા ગામના રવાભાઈ રબારી ભુજનીખાનગી હોસ્પિટલમાં સારવાર લેવા ગયા પરંતુ ત્યાંથી તેમને અમદાવાદ સિવિલહોસ્પિટલમાં દાખલ થવાની સલાહ આપવામાં આવી ત્યારે ભુજ જી કે માં ન્યુરોસર્જનઉપલબ્ધ હોવાથી સારવાર લેવા થયેલા સૂચનના પગલે અત્રેની હોસ્પિટલમાં આવતા અહીમગજના કેન્સરની ગાંઠનું નિદાન કરી આ મોટી શસ્ત્રક્રિયાન્યુરોસર્જન ડો ભાવિન પટેલે કરી હતી શીતલ વૈશ્નવ નવરાત્રીની પૂર્ણાહુતિ આજે મહાનવમી સાથે શારદીય નવરાત્રીની પૂર્ણાહૃતિ થશે આજના દિવસે દુર્ગાપૂજા અંતર્ગત રાજ્યના અનેક માઈમંદિરોમાં નવચંડી હોમં હવન સહિતના કાર્યક્રમી યોજાય હતા ગઈકાલે મહાષ્ઠમી નિમિતે રાજ્યના માઈમંદિરોમાં હોમ હવનશ્રી સૂક્ત પઠનનાં ધાર્મિક કાર્યક્રમો યોજાય હતા આઠમ અને નોમ નિમિતે માતાજીની આરાધના માંટે શ્રદ્વાળુઓનો ધસારો શક્તિપીઠ અંબાજીચોટીલાપાવાગઢમાંતાનામઢ સહિતના મંદિરોમાં જોવા મળી રહ્યા છે શીતલ વૈશ્નવ અવસાન ભારતીય જન સંધ અને આર એસ એસના સમયના અગ્રણી થાવરદાસ ચતુરાણીનું આજે ગાંધીધામ ખાતે અવશાન થયું છે

ભારતીય જનતા પાર્ટી સાથે સંક્યાયેલા અને રાષ્ટ્રવાદી વિયાર ધારાને વરેલા દાદા ચતુરદાસજીનું કરછ અને ગાંધીધામ વિસ્તારમાં જાહેર જીવનમાં નોધપાત્ર યોગદાન રહ્યું હતું